ગઈ કાલે દિલ્હીમાં ચોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં ગૂહમંત્રીએ કહ્યું કે સરકારે શરૂઆતથી જ આતંકવાદીઓ સામે સહેજ પણ કુણું વલણ નહીં અપનાવવાની નીતિ સ્વીકારી છે રાજનાથસિંહે શુક્રવારે શ્રીનગરની લીદેલી મ્લાકાત બાબતે બદ્યા જ રાજકીય પક્ષોના અગ્રણીઓને માહિતી આપી હતી તેમણે કહ્યું સલામતીદળોનું મનોબળ મજબૂત છે અને આ સમસ્થાનો ઉકેલ ના મળે ત્યાં સુધી કાર્યવાહી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો શ્રી રાજનાથસિંહે કહ્યું કે સલામતીદળોના જવાનોએ આપેલું બલિદાન એળે જશે નહી તેમની સરકાર આતંકવાદનો સંપ્ર્ણ સફાયો કરવા કૃતનિશ્ચચી છે એમ જણાવીને શ્રી રાજનાથસિંહે કહ્યું કે દેશહિતની બાબતોમાં સમગ્ર ભારત એક અવાજે બોલશે તેવો સંદેશો વિશ્વ સમૂદાયને આપવા આ બેઠક યોજવામાં આવી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગ્લામનબી આઝાદે જણાવ્યું હતું કે દેશની એકતા અને સલામતીના મુદ્દે તેમનો પક્ષ સરકાર સાથે જ છે સર્વપક્ષીય બેઠકના અંતે પુલવામાં જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો વિરલ રાણા પ્રધાનમંત્રી પ્રદ્યાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પુલવામાં આતંકવાદી હુમલાના પગલે વહેલા અશ્ર્ના એક એક ટીપાનો બદલો લેવાશે ગઈ કાલે મહારાષ્ટ્રના ઘૂળે જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભૂતકાળમાં ભારતીય સેનાએ શત્રુઓનો પરાજ્ય કેવી રીતે કરી શકાય તે બતાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા પ્રચાસોમાં પણ કોઇ કચાશ રખાશે નહીં પ્રદ્યાનમંત્રીએ કહ્યું કે આ સમય સંવેદનશીલતા સાથે સંચમ દર્શાવવાનો છે અગાઉ ચવતમાળ ખાતે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદી હુમલા માટે જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવા સેનાને છુંદ્દો દોર અપાયો છે

વડોદરા નજીક કેલનપુર ખાતે બૂહદ મહારાષ્ટ્ર મંડળના અધિવેશનમાં લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજને આતંકી હ્મલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દૂઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પ્લવામાનો આતંકી હુમલો અંતિમ હુમલો હોવો જોઈએ તેવી મારી અને દેશવાસીઓની લાગણી છે દરમ્યાન જીલ્લામાં કેન્ડલ માર્ચ મૌન રેલી યોજી સહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

આર પી એફ ના કાફલા પર થયેલ આતંકવાદી હ્મલાની ટીકા કરી છે પ્રસાર ભારતીના ચેરમેન શ્રી સ્ર્ચપ્રકાશે ટ્વીટર પર આપેલા સંદેશામાં પીડિત પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવી છે

પટેલ અને શ્રી રમણભાઈ કે પટેલના પરિવારોને રાજ્ય સરકાર વતી અભિનંદન આપ્યા છે

જેમાં પશ્રિમ કચ્છના પોલીસ વડા એમ

ભરાડાને બઢતી સાથે અમદાવાદ સેક્ટર રના વધારાના કમિશ્નર પદે મુકાયા છે

કોહલીએ રાષટ્રીય કક્ષાની આ પરિષદનું ઉદઘાટન કરતાં જજ્ઞાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના પ્રતિનિધિઓની ચૂંટણી પ્રક્રિયા નોંધપાત્ર રીતે મજબૂત બની છે આ સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ મહત્વન્ં સિમાચિહ્ન ગણાવી શકાય કારણ કે આ પગલાંથી મહિલા સશક્તિકરણ ઝૂંબેશને નવું બળ મળ્યું છે તથા શાસનમાં તેમની સહભાગીદારી સુનિશ્ચિત બની છે

રાજ્યના મુખ્ય સચિન જે

સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વિગતવાર જાણકારી આપી હતી તથા અહીં શરૂ થનાર નવા આર્કષણોની વિગતો આપી હતી